પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચે છે

માન્ય ઠર્યા આવતીકાલે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ

શિક્ષણ વિભાગે કરી સ્પષ્ટતા રાજકોટ જિલ્લા વહિવટીતંત્રે કેટલીક શરતોને આધીન ખાનગી જાહેર સમારંભોની પરવાનગી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને સ્ટેચ્યુ ઓફ યુનિટી

જોકે ઉમેદવારી પાછી ખેંચવાની મુદત્ત આવતીકાલે બપોરે ત્રણ વાગ્યે પૂરી થતી હોવાથી કઇ બેઠક પર કેટલા ઉમેદવાર બાકી રહ્યા તેનું સ્પષ્ટ ચિત્ર આવતીકાલે સાંજે જ જાણવા મળશે ફોર્મ ચકાસણીના દિવસે લિંબડી વિધાનસભા બેઠકના મહત્વના અપક્ષ ઉમેદવાર અને ભૂતપૂર્વ સાંસદ સ્વર્ગસ્થ સવસીભાઇ મકવાણા પૌત્ર ગોપાલ મકવાણાનું ઉમેદવારીપત્ર રદ થયું હતું તેના લીઘે લિંબડી બેઠક પરનાં સમિકરણો બદલાઇ ગયાં છે

રાજકોટ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ રેમ્યામોહને જાહેરનામું પ્રસિધ્ધ કરીને આજે આ જાહેરાત કરી છે

સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે ઢાંકેલો રાખવાનો રહેશે થર્મલસ્કેનીંગ ઓકસીમીટરીસેનેટાઇઝર સાથે ની સગવડતા પુરી પાડવાની રહેશે

સમારંભ દરમિયાન થુંકવા તથા પાન મસાલા ગુટખાના સેવન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે

લોકડાઉન પછી હજી ગઇકાલે જ તે પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યું હતું અને પ્રવાસીઓનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો અંદાજિત બે હજાર કરતા પણ વધારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા હતા

સાંસદ રાજેશ યુડાસમાએ ટ્રક સંચાલકોના સંઘના હોદ્દેદારો અને માલવહન સેવા લેતી કંપનીઓ વચ્ચે મધ્યસ્થી કરી હતી આ બેઠકમાં કંપનીઓએ દિવાળી સુધી રાહે જોવાનું કહીને ત્યારબાદ યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી હતી તેથી ટ્રક સંચાલકોએ હડતાળ હાલ પૂરતી મોફ્રફ રાખવાનો નિર્ણય કર્યો છે

તેના લીધે બીજા બે દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યાંક ક્યાંક હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં યાલુ રહેવાની શક્યતા છે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જોરદાર વરસાદી ઝાપટાં પડ્યાં હતાં તેના લીધે ખેતરમાં ઉપાડીને ઢગલા કરેલી મગફળી વીણી માટે તૈયાર કપાસ વગેરે પાકોને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાતાં સાપર ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું છે

આજે માં દુર્ગાના બ્રમ્હચારીણી એટલે કે તપસ્યાનું આચરણ કરનારી માતાના સ્વરૂપનું પૂજન થાય છે